પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો કોરોના વારિયર્સના ઋણ સ્વીકાર

પેકેજ રૂપાણી સરકારે જાહેર કર્યું ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તથા ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા જાહેર કરતો ખરડો લોકસભામાં આજે પસાર થયો રાજકોટ પહોચતી ખાનગી બસના પ્રવાસી માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બન્યો

સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા

વિધાનસભાના પૂર્વ દિવંગત સભ્યો અને મંત્રીઓ સ્વ લીલાધરભાઇ વાઘેલા પૂર્વ રાજ્યમંત્રી સ્વ ગીગાભાઇ ગોહિલ પૂર્વ નાયબ મંત્રી સ્વ જેસાભાઇ ગોરિયા પૂર્વ સંસદિય સચિવ સ્વ કુરજીભાઇ ભેંસાણિયા તથા પૂર્વ સભ્યો સ્વ

વસંતભાઇ પટેલ અને મણીલાલ ગાંધીના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી તેમણે સદગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી વિધાનગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મંત્રીમંડળના સભ્યો વિપક્ષના નેતા અને ધારાસભ્યોએ પણ આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી અને તેમના સન્માનમાં બે મિનિટનું મૌન પાબ્યું હતું

આરોગ્યમંત્રી તરીકે હું કહેવા માગું છું કે જ્યારે કોઇ હોસ્પિટલમાં જઇ શકતું ન હતું ત્યારે હિંમતથી દર્દીઓની સેવા કરી છે પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ ડોક્ટરો અને મેડીકલ સ્ટાફ સાથે ખડેપગે રહીને સેવા આપી છે પોતાના જીવના જોખમે આ કોરોના વોરિયર્સે કામ કર્યું છે

કોઇ વ્યક્તિનું જીવન મૂલ્ય સાથે સરખાવી શકાતું નથી

તેમજ ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ પાંચ હજાર રૂપિયાની સહાય ચૂકવાશે

રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ પાક નુકસાનીનું આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે સહાય માટે ખેડૂતો પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકશે અરજીનો ખર્ચ સરકાર ભોગવશે ખેડ્રતોએ નજીકના ઇ ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે

ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનીવર્સીટીને ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપી નેશનલ ફોરેન્સિક સાઇન્સીઝ યુનિવર્સિટી તરીકે જાહેર કરાઇ છે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે

કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામા પસાર કરાયુ હતું

રક્ષા શક્તિ યુનિવર્સિટી રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મેળવે તે માટે કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી જી કિશન રેડ્ડીએ રજૂ કરેલ ખરડો લોકસભામાં પસાર પણ કરાયો છે રાજ્યના ગુહ રાજ્યમંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે દેશના અનેક રાજ્યોના પોલીસ બળો તથા અર્ધલશ્કરી સુરક્ષા બળો માટે એક સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન હોવાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી લોક સભાના સભ્યોને પૂરી પાડી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે

રાજ્યના રસ્તાઓને પણ નુકસાન થયું છે જે વિસ્તારોમાં ઉઘાડ નીકબ્યો છે ત્યાં રસ્તાઓનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે

રાજ્ય સરકારે આગામી ત્રણ મહિના સુધી આ સહાય યૂકવવાનો નિર્ણય કર્યો છે

રાજકોટ પહોયતી ખાનગી બસને ગોંડલ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રોકી બધા પ્રવાસીઓનો રેપિડ ટેસ્ટ કરવા આરોગ્ય છાવણી ખોલવામાં આવી છે જામનગરની કોવિડ હોસ્પિટલના વડા એવા ડોક્ટર દિપક તિવારી ખુદ કોરોના પોઝિટિવ બનતા ગૃહ્ એકાંતવાસમાં મુકાયા છે છોટાઉદેપુર જિલ્લા કલેકટરે જાહેરનમું બહાર પાડી ઔદ્યોગિક એકમોમાં દરેક કામદારનો કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે તથા દરરોજ થર્મલ ગનથી તાપમાન અને ઑક્સીજન લેવલ ચેક કરતાં રહેવાનો હકમ કરાયો છે વતન ચાલ્યા ગયેલા પર પ્રાંતના મજૂરો પાછા આવી રહ્યા હોવાથી તેમની સાથે ચેપ પણ આવે નહીં તેની તકેદારી રાખવાનું દરેક જિલ્લા તંત્ર દ્વારા શરૂ કરાયું છે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જામનગર ખાતે કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાદ્રીક વોર્ડ કાર્યરત થયો છે

માનસિક સધિયારા માટે કાઉન્સેલરની પણ નિમણૂંક કરવામાં આવી છે ભાવનગરમાં ભૂપતભાઇ નામના જાગૃત નાગરિક ખુદ કોરોના સેવક બન્યા છે અને રસ્તા ઉપર માસ્ક વગર નીકળેલા લોકોને રોકી માસ્કની ભેટ આપે છે રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર હારુનભાઇનું કોરોનાને લીઘે અવસાન થયું હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

નવસારીમાં વાંસદા તાલુકા પંચાયત કચેરીમાં ત્રણ કર્મચારી કોરોના પોઝિટિવ આવતા થોડા દિવસ માટે ઓફિસ બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે

કચ્છના વિભાગીય ઈન્ચાર્જ નિયામક સી ડી